મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે મોટર વ્હીકલ કાયદો લોકો માટે છે તેમજ તમામ મંત્રીઓ અને અધિકારીઓએ પણ આ કાયદાનો યુસ્ત અમલ કરવાનો છે

અંબાજી મેળામાં ભક્તોનું ઘોડાપુર મંદિરને બે કરોડ તોંતેર લાખનું દાન મળ્યું

ટી

ડીજેના તાલે ભાવિકો ગણપતિ બાપાને ભાવભીની વિદાય આપી રહ્યાં છે ગાંધીનગર ખાતે યોજાયેલી મહાનગરપાલિકા અને ગ્રામ્યજિલ્લા કક્ષાની બેડમિન્ટન સ્પર્ધાની થયેલી શરૃઆત ગાંધીનગરમાં મળેલી કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે મોટર વ્ફીકલ કાયદો લોકો માટે છે તેમજ તમામ મંત્રીઓ અને અધિકારીઓએ પણ આ કાયદાનો યુસ્ત અમલ કરવાનો છે

રાજ્યના વાહન વ્યવ્યવહાર મંત્રી આર

ઊર્જા મંત્રી શ્રી સૌરભભાઇ પટેલે નવી દિલ્હીમાં કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ તથા રેલ્વે મંત્રી પિયુષ ગોયલના હસ્તે આ અંગે મેળલો એવોર્ડ સ્વીકાર્યો હતો મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતની આ વધુ એક ગૌરવ સિદ્ધિ માટે સંબંધિત વિભાગોને અભિનંદન પાઠવ્યા છે ગુજરાતે આ ઇન્ડીકેટર્સમાં સતત બીજા વર્ષ પ્રથમ રેન્કીંગ મેળવ્યું છે

પંજાબ અને આંધ્રપ્રદેશ ગુજરાત પછીના સ્થાને રહ્યા છે અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે આ ઇન્ડેક્ષ લોજિસ્ટીકસ સેવાઓને બહેતરીન બનાવવાના દિશાદર્શક તરીકે કામ કરે છે

નથુગઢ આંગણવાડીના સુપરવાઇઝર પુજાબેન આંગણવાડી કાર્યકર કિરણબેન દૂધરેજીયા આશા વર્કર આશાબેન મકવાણા ફિમેલ હેલ્થ વર્કર પુષ્પાબેન સુમરા તથા આંગણવાડી હેલ્પર રંજનબે ધામેલીયાની શ્રેષ્ઠ કામગીરીને રાજ્યકક્ષાએ પ્રથમ ક્રમાંક આપવામાં આવ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પોષણ અભિયાન અંતર્ગત બાળકો અને મહિલાઓના આરોગ્યક્ષેત્રે કરવામાં આવેલ શ્રેષ્ઠ કામગીરી માટે દર વર્ષે પોષણ અભિયાન એવોર્ડ આપવામાં આવે છે અરવલ્લી જિલ્લામાં પોષણ માસની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત સગર્ભા માતાઓ બાળકો અને મહિલાઓને ફાયદો થઇ રહ્યો છે

લોકોમાં જાગૃતિ આવે તે માટે સરકારના પાંચ ઘટકો જેવા કે બાળકના પ્રથમ હજાર દિવસ એનિમિયા નિયંત્રણ હાથની સાફ સફાઈ સેનિટેશન અને પોષક આહાર અંગે લોકોને જાગૃતિ આપવામાં આવી રહ્યો છે

શહ્તિપીઠ મા અંબા માતાના દર્શન માટે યાર દિવસમાં સવા બાર લાખ માઇ ભક્ત અહીં પહોંચ્યા છે દર્શનાર્થીઓ દ્વારા મંદિર ટ્રસ્ટને મળેલી દાન અને ભેટની રકમ બે કરોડ તોંતેર લાખ રૂપિયાને પાર કરી ગઇ છે અમારા પ્રતિનિધિ જણાવે છે યાર દિવસમાં ત્રણ હજારથી વધુ ધજા મંદિરના શિખર ઉપર યઢાવવામાં આવી છે અંબાજીમાં દર્શન કરી લીધા બાદ પોતાના ગામશહેર પાછા ફરવા માંગતા માઇભકતો માટે એસ ટી

રાજ્યભરમાં ગણેશ વિસર્જન થઇ રહ્યું છે ડીજેના તાલે ભાવિકો ગણપતિ બાપાની ભાવભીની વિદાય આપી રહ્યાં છે સાર્વજનિક તથા વ્યક્તિગત રીતે સ્થાપના કરાયેલા ગણેશ પ્રતિમાઓનું ખાસ પૂજા અર્ચના બાદ શોભાયાત્રાઓ યોજીને નદી તળાવમાં વિસર્જન કરવામાં આવી રહ્યું છે આ વર્ષે રાજ્ય સરકારે લોકોને માટીના ગણેશની મૂર્તિની સ્થાપના કરેલી અપીલની ધ્યાનમાં લઇને અનેક જગ્યાએ માટીના ગણપતિ બાપાની મૂર્તિઓ ઘરમાં જ વિસર્જન કરવામાં આવી રહી છે

ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે તેમજ મહીબજાજ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ થતા કડાણા ડેમમાં પાણીનો વધારો થતાં ડેમના છ દરવાજા ખોલવામાં આવ્યા છે

સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ઇશ્વરસિંહ પરમારે કહ્યું છે કે ડો